તાલુકા પંચાયતમાં ભાજપની સરસાઇ યાલુ રહી છે

આવકાર અને આભાર મુખ્યમંત્રી વિજય રૂપાણીએ સ્થાનિક સ્વરાજ ની ચૂંટણીઓ માં ભાજપ ને ભવ્ય વિજય ના આશીર્વાદ આપવા બદલ મતદારો નો આભાર માન્યો છે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

જુનાગઢ ચુંટણી જુનાગઢ તાલુકા પંચાયતમાં કોંગ્રેસે શાસન ગુમાવ્યું છે અને ભાજપનો વિજય થયો છે

મત ગણતરી રાજ્યની જીલ્લા પંચાયતો તાલુકા પંચાયતો અને નગરપાલિકાઓની સામાન્ય ચુંટણી માટે આજે સવારથી મત ગણતરીનો આરંભ થયો છે અને ભારતીય જનતા પાર્ટીએ પોતાની બેઠકો જાળવી રાખી છે કેટલીક બેઠકો કોંગેસ પાસેથી કબજે કરી છે

મુખ્ય યજમાન તરીકે કુલપતિ ડો

વોરા હાજર રહ્યા હતા કાર્યક્રમના મુખ્ય અતિથિ તરીકે ડો મનીષ રામાવત હાજર રહ્યા હતા

મનીષ રામાવત દ્વારા મહામારીના કારણે મેડિકલ ફિલ્ડમાં જે સુધારા થયા એ વિશે વાત કરી હતી

સામુદાયિક આરોગ્ય કેન્દ્ર ઘોઘલા અને વણાકબારા સરકારી હોસ્પિટલમાં વરીષ્ઠ નાગરીકોને કોરોના રસી આપવામાં આવી સાથે બીજા અનેક બાકી રહેલ પોલીસ કર્મીઓએ પણ કોરોનાની રસી લીધી હતી